પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે રાજ્યપાલે તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું કે ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને નાગરિકોએ તેમના પુડુષાર્થ અને રાજ્યની વણથંભી વિકાસયાત્રાથી દેશ અને વિશ્વભરમાં ગુજરાતનું એક વિશિષ્ઠ સ્થાન અંકિત કર્યું છે મુખ્યમંત્રીએ તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું કે રાજ્યના નાગરિકો સ્વસ્થ અને નિરોગી બની રહે તથા ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપતા રહે

આ અભિયાનાનાં રાજ્યવ્યાપી શુભારંભમાં ગ્રામીણ કક્ષાની સાથોસાથ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએથી આગેવાનો પદાધીકરીઓ અભિયાનમાં જોડાયા છે

જો કે જેઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તથા એપોઈન્ટમેન્ટ લીધી હોય તેને જ વેક્સિન આપવામાં આવી રહી છે

તથા પ્રત્યેક મૃતકોના વારસને રૂ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આ આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ

એસ અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને તાત્કાલિકભરૂચ પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા છે મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ દુર્ધટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે ઉલ્લેખનીય છેકે ગઈ મધ્યરાત્રીએ ભરૂચની કોવિડ હોસ્પીટલમાં બનેલી આગની ધટનામાં બાર દર્દીઓ બે કર્મીઓ સહિત પંદર લોકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે તથા અન્ય દર્દીઓને બીજી હોસ્પીટલમાં શીફટ કરવામાં આવ્યાં છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈ કાલે દેશભરના દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને ગ્રામિણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દેશમાં હાલ કોરોના સંક્રમણ વેળાએ હોસ્પિટલમાં ઓક્સિજનની પડી રહેલી અછતને પગલે દૂધ ઉત્પાદક સંઘને આગળ આવવા કરેલી અપીલને પગલે આજે આણંદ ખાતે અમૂલના સંચાલકશ્રીઓ સાથે સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે એક બેઠક યોજી હતી અને અમૂલ દ્રારા આણંદ કિષ્ના હોસ્પીટલ અને નડિયાદ સિવીલ હોસ્પીટલ ખાતે એક એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે આજે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઇ પરમાર સાંસદ મિતેષભાઇ પટેલ જીસીએમએમએફના એમડી આર એસ સોઢી ડીરેક્ટરોઅમુલના એમડી અમિત વ્યાસ ક્રિષ્ના હોસ્પીટલના ડિરેકટરો સાથે નડિયાદ સિવીલના પ્રતિનીધીઓ સાથે એક મિટીંગમાં બન્ને જીલ્લામાં એક ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાનુ નુ નક્કી કરાયું છે

કંપની દ્વારા કોરોનાનાં સમયમાં રોજના પાંચ મેટ્રીક ટન મેડીકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેમાં બીજા પાંચ મેટ્રીક ટનનો વધારો કરીને આજથી રોજનાં દસ મેટ્રીક ટન મેડીકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આ સાથે કોવિડનાં દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમડેસીવીર ઈન્જેકેશનની ખાનગી હોસ્પીટલોને ફાળવણી કરવામાં આવી રહી છે આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અને નોડલ અઘિકારી આર

ની શરૂઆત કરવામાં આવીછે ઓક્સિજન સિલિન્ડર માટે સંસ્થાની ઓફિસ શ્રેયા હાઉસ પ્લોટ નં

જે અંતર્ગત આજ વહેલી સવારથી નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મબ્યો છે જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે ભર ઉનાળે વાંસદા તાલુકામાં કમોસમી માવઠું સર્જાયું છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં કેરીના પાકને પણ અસર થવાની સંભાવના સેવાઇ રહી છે

જેમાં દાખલ દર્દીને જરૂર પડે ઓક્સિજનની સુવિધા પણ ઉપ્લબ્ધ રહેશે જેને કારણે અન્ય સારવાર હાલ પુરતી બંધ રાખવામાં આવી છે